આજના દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે

પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન છ રાજ્યોના ખેડૂતો સાથે સંવાદ કર્યો આ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન નિધિ અને ખેડૂતોના કલ્યાણ માટેની સરકારની યોજનાઓ અંગે પોતાના અનુભવો રજૂ કર્યા હતા આ પ્રસંગે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ ઉપસ્થિત રહ્યાં હતાં પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન છ જુદા જુદા રાજ્યોના ખેડૂતો સાથે વાતચીત કરી ખેડૂતોએ પીએમ કિસાન અને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી જુદી જુદી કલ્યાણકારી પહેલો ઉપર પોતાનો અનુભવો રજૂ કર્યા

રાજકોટ વિમાની મથકે રાષ્ર્ પતિનું સ્વાગત જિલ્લા ક્લેક્ટર સુશ્રી રમ્યા મોહને કર્યું હતું આ પ્રસંગે રાજકોટ શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ર્ પતિ રામનાથકોવિંદ રાજકોટ વિમાની મથકેથી દિવ જવા રવાના થયા છે શ્રી કોંવિદ દીવમાં જલંધર સર્કિટ હાઉસનું ઉદધાટન કરશે તેઓ ભારતીય માહિતી ટેકનોલોજી સંસ્થા વડોદરાના દીવ આંતરરાષ્ટ્રીય પરિસરના પ્રથમ શૈક્ષણિક સત્રની શરૂઆત કરશે

કેન્દ્રીય મંત્રી અમીત શાહ રાજનાથ સિંહ નિર્મલા સીતારમણ પીયુષ ગોયલ હરદીપ સિંહ પુરી ડોકટર હર્ષવર્ધન તથા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સહિત અનેક અગ્રણીઓએ શ્રી વાજપાઈને શ્રધ્ધાંજલિ અર્પણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું કે શ્રી વાજપાઈનાં દિર્ધદષ્ટિવાળા નેતૃત્વથી દેશમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું કે વાજપાઈજીની સિધ્ધાંત આધારીત રાજનીતી અને તેમનું જીવન આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપશે તેમણે પોતાના બહ્મુખી વ્યકિતત્વથી તમામનાં દિલ જીતી લીધા હતાં

આ પુસ્તક લોકસભા સચિવાલય દ્રારા પ્રકાશીતકરવામાં આવી રહ્યું છે જેમાં વાજપાઈના જીવન અને તેમનાં કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પુસ્તકમાં શ્રી વાજપાઈ દ્રારા સંસદમાં અપાયેલા મહત્વપૂર્ણ ભાષણોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત શ્રી વાજપાઈના જાહેર જીવનને લગતાં કેટલાંક દુર્લભ ફોટાઓ પણ પુસ્તકમાં પ્રકાશીત કરવામાં આવ્યા છે શ્રી વાજપાઈ લોકસભા માટે દશ વાર અને રાજ્યસભા માટે બે વાર ચૂંટાયા હતાં તેઓ એક શ્રેષ્ઠ સાંસદ હતા તથા લોકોને તેમના નેતૃત્વમાં વિશ્વાસ પ્રેમ અને ભરોસો હતો સાંસદ તરીકે અને ખાસ કરીને પ્રધાનમંત્રી તરીકે શ્રી વાજપાઈએ ઘણાં કાર્યો અને મજબૂત આર્થિક વ્યવસ્થા બનાવવા યોગદાન આપ્યું છે આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા રાજ્યસભામાં વિરોધપક્ષના નેતા ગુલામનબી આઝાદ સહિત અનેક સાંસદો ઉપસ્થિત રહ્યા હતાં

મન કી બાત કાર્યક્રમની આ બોત્તેરમી કડી હશે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

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી એ દેશવાસીઓને નાતાલની શુભેચ્છાઓ પાઠવી છે રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે કહ્યું છે કે આ દિવસ લોકોના જીવનને શાંતિ સદભાવ અને દયાની ભાવનાથી પરીપૂર્ણ કરે છે તેમણે આશા વ્યકત કરી છે કે નાતાલનો તહેવાર વિશ્વશાંતિ લઈને આવશે અને એનાથી માનવ સમુદાયમાં સદભાવ બનાવી રાખવામાં મદદ મળશે ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેંયા નાયડુએ કહ્યું છે કે નાતાલનો તહેવાર કરૂણા અને ક્ષમાના ઈશા મસીહના ઉપદેશો પર આપણા વિશ્વાસને સુદઢ બનાવે છે પરંતુ આ વર્ષે કોરોના રોગયાળાને કારણે તેમણે લોકોને આ વર્ષે નાતાલનો તહેવાર સાદગીથી ઉજવવાની અપીલ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે ઈસા મસીહના સિધ્ધાંતો અને જીવન વિશ્વના લાખો લોકોને શક્તિ પ્રદાન કરે છે

દેશમાં કોરોનાનાં સક્રિય કેસોમાં છેલ્લા ચોવીસ કલાકમાં બે હજાર જેટલો ઘટાડો થયો છે

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે મૃત્યુદરમાં પણ ઘટાડો થઈ રહ્યો છે

તેમણે દેશનાં નાગરીકોમાં આધુનિક શિક્ષણને વેગ આપવાના પ્રયત્નો કર્યા હતાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું કે પંડિત માલવીયાજીને સામાજિક સુધારણા અને રાષ્ટ્ર સેવામાં પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું હતું ગૃહમંત્રી અમીત શાહે કહ્યું કે માલવીયાજીએ લોકોને શિક્ષિત કરવા અને કાશી હિન્દુ વિશ્વવિધાલયની સ્થાપના કરવા ઉપરાંત નાગરીકોમાં આત્મનિર્ભરતા અને રાષ્ટ્રીય ગર્વની ભાવના જાગૃત કરવાના અમારા પ્રયાસો કર્યા હતાં